પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી કે

શર્મા ઓલીએ જોગબની વિરાટનગર સંકલિત ચેકપોસ્ટનું ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રીએ પડોશી પહેલાની નિતી પર ભાર મૂક્યો દિલ્ફી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની કામગીરી પૂર્ણ થઇ દિલ્ફીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉમેદવારીપત્ર રજૂ કર્યા

નેપાળમાં એક હોટલમાં ચાર બાળકો સહિત આઠનાં મોત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સામે આજે સેનેટમાં મહાભિયોગ થશે

આજે નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી સાથે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી જોગબની વિરાટનગર સંકલિત ચેકપોસ્ટનું સંયુક્ત રીતે ઉદઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું હતુ કે તેમની સરકાર પડોશી પહેલાની નીતી અનુસરે છે તેમણે કહ્યું હતું કે ભારત નેપાળના સંબંધો ફકત પડોશી દેશોનાં જ નથી પરંતુ સંસ્કૃતિ ભાષા કુટુંબો વગેરે દ્વારા પણ જોડાયેલા છે શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત સરકાર તમામ મિત્ર રાષ્ટ્રો સાથે વધુ સારી પરિવહન સુવિધાઓ વિકસાવવા સાથે વેપાર સંસ્કૃતિ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પણ સંબંધો વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે જોગબની વિરાટનગર ખાતે સંકલિત બીજી ચેકપોસ્ટનું નિર્માણ ભારતની સહાયથી કરવામાં આવ્યું છે નેપાળનાં પ્રધાનમંત્રી શ્રી ઓલીએ તેમના સંબોધનમાં ભારતનો આભાર માન્યો હતો તેમની સરકાર ભારત સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી તેનું અધ્યક્ષપદ સંભાળશે સક્રિય સુશાસન અને સમયસર અમલીકરણ માટે માહીતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી આધારીત આ નમૂનારૂપ પ્લેટફોર્મ પ્રગતિ તરીકે ઓળખાય છે

આવતીકાલે ઉમેદવારીપક્ષોની યકાસણી થશે અને શુક્રવાર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઉમેદવારીપત્ર ભર્યું હતું દરમિયાન કોંગ્રેસે આજે પાંચ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી તેમાં ઓખલામાંથી પરવેઝ હાશમી અને વિકાસપુરીમાંથી મુકેશ શર્માએ ઉમેદવારી નોંધાવી છે

મંગલયાન અને ચંદ્રયાન છોડ્યા બાદ ભારતે અવકાશક્ષેત્રે હરણફાળ ભરી છે આજે નવી દીલ્ફીમાં વિજ્ઞાન સમાગમ પ્રદર્શનને ખુલ્લું મૂકતાં તેમણે કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણાં સીમાચિન્હરૂપ પગલાં લીધાં છે વિજ્ઞાનના આર્ધદ્રષ્ટાઓની વિચારણા દેશમાં સાકાર થઇ રહી છે તેમણે વિદ્યાર્થીઓને આ પ્રદર્શનનો વ્યાપક લાભ લેવા અનુરોધ કર્યો હતો બે મહિના માટે યોજાયેલું વિજ્ઞાન સમાગમ પ્રદર્શન વિવિધ વિજ્ઞાન પ્રોજેક્ટનું સંકલન કરે છે

ટેકનોલોજીના માધ્યમથી સુશાસન ખૂબ જ વ્યાપક બન્યું છે અને તેનાતી પરિવર્તન આવ્યું છે એનઆઇસી ટેક કોન્કલેવના આરંબ પ્રસંગે બોલતાં તેમણે કહ્યું કે ડીજીટલ ઇન્ડિયામાં સામાન્ય માણસને ટેકનોલોજીનો આધાર મળ્યો છે અને તે દ્વારા બંને વચ્ચેની ખાઇ દૂર કરી શકાઇ છે તેમણે કહ્યું ભારત ડેટા અલગ તારવવાનું કેન્દ્ર બને તેમ છે અને એનઆઇસી આ દિશામાં કામ કરે તે જરૂરી છે

કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે રામબનની મુલાકાત લીધી હતી આ ઉપરાંત કિરણ રીજીજી અનુરાગ ઠાકુર અને નીતીન પટેલે પણ મુલાકાત લીધી હતી

તેમણે કાશ્મીરમાં કૌશલ્ય વિકાસ અને રોજગારી વધારવા પર ભાર મૂક્યો હતો શ્રી રવિશંકર પ્રસાદ અને શ્રી રમેશ પોખરિયાલ આગામી યાર દિવસમાં જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે

તેમાં જમીન અને મકાનનો સમાવેશ થાય છે કોઇમ્બત્રર અને અમદાવાદમાં આ મિલકત આવેલી છે સીબીઆઇ એ કોલકાતાની ખાસ અદાલતમાં તેમની સામે આરોપનામું રજૂ કર્યું છે યુકો બેન્ક કોલકાતામાંથી બનાવટી ઘિરાણ શાખના પત્રો રજૂ કરીને તેમણે ધિરાણ લીધું હતું

પોલીસના જણાવ્યા અનુસાર એક હોટલમાં તેઓ ગઇરાત્રે દાખલ થયા હતા અને ચાર રૂમ ભાડે રાખ્યા હતા જો કે આઠ જણા એક જ રૂમમાં રોકાયા હતા અને રૂમમાં ગેસ હીટર ચાલુ કર્યું હતું સવારે આઠેય જણા બેભાન થતાં તેમને સારવાર માટે કાઠમંડુ લઇ ગયા હતા તેમાં ચાર જણને મૃત જાહેર કરાયા છે

જયશંકરે નેપાળમાં માર્યા ગયેલા આઠ ભારતીય પ્રવાસીઓના અવસાન બદલ દુઃખ વ્યકત કર્યું છે ટ્વીટર પર શ્રી જયશંકરે કહ્યું કે નેપાળના દૂતાવાસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને તેઓ જરૂરી મદદ પૂરી પાડશે

તેમણે કહ્યું કે ક્રષિ આધારીત અર્થતંત્રને વેગ આપવા ખેડુતોનો વિકાસ જરૂરી છે

આજે નવી દીલ્ફીમાં ઇ નામ હેઠળ મસલતિ કાર્યશાળામાં બોલતાં તેમણે કહ્યું કે નાના ખેડૂતલક્ષી તમામ નિતીઓના અસરકારક અમલ માટે તેઓ સેતૂરૂપ કાર્ય કરી રહ્યા છે

બંધારણ દ્વારા નાગરિકોને મૂળભૂત અધિકારો અને સાથે મૂળભૂત ફરજોનું સંતુલન કરવામાં આવ્યું છે

આ નિમિત્ત શિલોંગમાં થામ ઓડીટોરીયમમાં સાંસ્ક્રતિક કાર્યક્રમો યોજાયા હતા મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ રાજયનો ભવ્ય વારસો યુવાપેઢીને આપવા પર ભાર મૂક્યો હતો

તેઓ પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન છે તેમની સાથે સાત મંત્રીઓ તથા સંસદસભ્યોના મૈત્રીજૂથના ચેરમેન અને વેપાર પ્રતિનિધિમંડળ પણ ભારત આવશે શ્રી બોલસોનારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દને શનિવારે મળશે રાષ્ટ્રપતિએ તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું છે

અમેરિકાના રાષ્ટ્રપતિ સામે આ પ્રકારની ત્રીજીવાર દરખાસ્ત રજૂ થઇ છે

રિયાર્ડ નિકસન સામે દરખાસ્ત મૂકાઇ હતી પરંતુ તેમણે રાજીનામું આપ્યું હતું તેમાં ડેમોક્રેટ દૂર કરવા ઇચ્છે છે જયારે રીપબ્લીકન તેના વિરોધમાં છે ઉલ્લેખનીય છે કે દસ મહિના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે ત્યારે સેનેટ આજે આ દરખાસ્ત પર વિયારણા કરવાની છે

ફાઇનલમાં તેણે કર્ણાટકના શ્રીફરિ નટરાજને હરાવ્યો હતો